પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

આજે સંસદમાં અંદાજપત્ર સત્રના પહેલા દિવસે બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરતાં તેમણે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર અને પ્રજાસત્તાક દિનના શુભ પ્રસંગનો અનાદર કરવાની ચેષ્ટા કરનાર તાજેતરનાં ફત્યોને કમનસીબ ગણાવ્યા હતા તેમણે કહ્યું કે પાછલા સત્રમાં સંસદ દ્વારા ઘડવામાં આવેલા ત્રણ ખેતીલક્ષી કાયદાઓનો હેતુ દેશના ખેડુતોને વધુ અધિકારો અને શક્તિ પ્રદાન કરવાનો છે

આ દાયકાને લગતી ચર્ચા આ સત્રમાં થવી જોઈએ તેમણે કહ્યું કે સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા જોવામાં આવેલાં સપનાં પૂરા કરવાની રાષ્ટ્ર સમક્ષ એક સુવર્ણ તક આવી છે આજે સંસદના અંદાજપત્ર સત્રની શરૂઆતમાં મીડિયા સાથે વાત કરતાં શ્રી મોદીએ કહ્યું કે આ દાયકાનું સંસદનું પહેલું સત્ર આજે શરૂ થઈ રહ્યું છે અને આ વર્ષનું બજેટ તે ચારથી પાંચ મીની બજેટના ભાગ રૂપે જોવામાં આવશે

નાણામંત્રી નિર્મળા સીતારમણે લોકસભામાં રજુ કરેલા આર્થિક સર્વેક્ષણમાં સૂચવ્યું છે કે ચોખ્ખી નિકાસ અને સરકારી વપરાશમાં વધારાની તક વૃદ્ધિ તરફ દોરી જશે

દરમિયાન સોમવારે સામાન્ય અંદાજપત્ર નાણામંત્રી નિર્મળા સીતારમણ રજુ કરશે જે ડીજીટલ સ્વરૂપે રજુ થનારું પ્રથમ અંદાજપત્ર બની રહેશે

રાજયપાલ આચાર્ય દેવવ્રત બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે

કૃષિ સહકાર અને પશુપાલન સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ આદિજાતિ કલ્યાણ વિભાગ શિક્ષણ વિભાગ ઉર્જા વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ઉદ્યોગ અને ખાણ વિભાગ ગૃહ વિભાગ સહિતના તમામ વિભાગો સાથે વિસ્તૃત ચર્ચાઓ બાદ અંદાજપત્રને આખરી ઓપ અપાયો છે

રાજકીય પક્ષો દ્વારા યોજાતા ડોર ટ્ર ડોર ઝૂંબેશમાં સુરક્ષાકર્મીને બાદ કરતાં વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ જઈ શકશે તેમજ રોડ શો દરમિયાન વાહનોનો કાફલો દર પાંચ વાહન પછી છૂટો પાડવાનો રહેશે

જાહેર સભા યોજવા માટે જિલ્લા યૂંટણી અધિકારીએ નિયત કરેલા મેદાનો અગાઉથી મુકરર કરી લેવાના રહેશે આ ઉપરાંત સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોવિડનું સંક્રમણ ન વધે તેના નિરિક્ષણ માટે રાજ્ય કક્ષાએ જાહેર આરોગ્યના અધિક સચિવની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે જ્યારે જિલ્લા કક્ષાએ જિલ્લા આરોગ્ય અધિકારીની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરાશે

તેમાં માછલીઘરની જેમ સમુદ્ર ગ્લાસની એક વિશાળ ટનલમાં પર્યટકો જઇ દરિયાના પાણીમાં હરતા ફરતા તરતા જીવોનું સમુદ્ર જીવ દર્શન કરી શકશે બાર જયોતિર્લિંગો પૈકીના પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ ખાતે આવનાર વર્ષોમાં અનેક વિકાસ કાર્ય હાથ ધરવામાં આવશે આ અંગે માહિતી આપતાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સચિવ પ્રવીણ લહેરીએ જણાવ્યું કે સોમનાથ મંદીરમાં પર્યટકોને આકર્ષવા માટે આવનાર દિવસોમાં સરકાર તેમજ ખાનગી કંપની અને સોમનાથ ટ્રસ્ટના સહયોગ દ્વારા અનેક વિકાસ કાર્ય હાથ ધરવામાં આવનાર છે ત્યારે સોમનાથમાં પુરાતત્વ વિભાગ ડાયરેક્ટર પંકજ શર્મા દ્વારા નિરીક્ષણ કર્યું છે અને આ સ્થળોના સંશોધન અને ખનન માટે મોકલેલી દરખાસ્ત અંગે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અરવિંદ જોશી ગુજરાતી રંગભૂમિ અને સિનેમા જગતના જાણીતા કલાકાર અને બોલિવુડ એક્ટર શરમન જોશીના પિતા અરવિંદ જોશીનું આજે સવારે મૂંબઈમાં લાંબી માંદગી બાદ અવસાન થયું

અરવિંદ જોશીએ ગુજરાતી નાટક ગુજરાતી ફિલ્મો ઉપરાંતઘણી બધી હિન્દી સીરીયલમાં પણ અભિનયકર્યો હતો તેમણે શોલે ઇત્તેફાક નામ અપમાન કી આગ જેવીહિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું તેમના અવસાન પર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએશોકની લાગણી વ્યક્ત કરી હતી

ત્યારે આજે બીજા દિવસે તેમણે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર ફરજ બજાવતા જવાનોની મુલાકાત લીધી હતી મુલાકાત દરમ્યાન કમાન્ડર સત્યનંદ પાંડે દ્વારા રાજ્યાપાલ શ્રીને બી

એફ દ્વારા રાષ્ટ્રના રક્ષણ માટે કરવામાં આવતી કામગીરીથી અવગત કરાવ્યા હતા

આકાશવાણી દ્વારા પણ બે મિનિટ પ્રસારણ બંધ રાખવામાં આવશે તથા વાહન વ્યવહાર પણ બે મિનિટ થોભાવી દેવામાં આવશે સુરત આગ સુરતના વરાછા વિસ્તારમાં એ કે રોડ પાસે આવેલી લબ્ધી કાપડ મિલમાં આજે ભીષણ આગ લાગી હતી જો કે આગમાં જાનહાનીના કોઈ સમાચાર નથી

ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો